અમદાવાદ અમરાઈવાડી બેઠક પરથી જગદીશ પટેલ તેમના હરીફ કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલને હાર આપી હતી ખેરાલુ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના અજમલજી ઠાકોરનો વિજય થયો હતો તેમને તેમના હરીફ કોંગ્રેસના બાબુજી ઠાકોર ને હરાવ્યા હતા તો લુણાવાડા બેઠક પર ભાજપના જીઝેશ સેવકે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને હર આપી હતી કોંગ્રેસે રાધનપુરની પ્રતિષ્ઠિત મનાતી બેઠક પર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલ અલ્પેશ ઠાકોરને હરાવી મોટી સફળતા મેળવી હતી કોંગ્રેસના રધુ દેસાઈએ અલ્પેશ ઠાકોરને હાર આપી હતી બાયડની બેઠક પણ કોંગ્રેસે કબજે કરી છે પક્ષના ઉમેદવાર જસુભાઇ પટેલ ભાજપના ધવલસિંહ ને હરાવી વિજેતા થયા હતા થરાદમાં પક્ષના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ભાજપના જીવરાજ પટેલને ફરાવ્યા હતા

ભુજ ખાતે મળેલી અનુસુચિત જાતી પેટા યોજના અમલીકરણ સમિતિની બેઠકમાં આ જાણકારી અપાઈ હતી બેઠકના અધ્યક્ષપદેથી કલેકટર નાગરાજને થોજનાનો અસરકારક અમલ કરી કામો ઝડપથી પુરા કરવા સુચ્ગના આપી હતી આ બેઠકમાં અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમન સિંહ જાડેજા એ જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ વસંતભાઈ વાઘેલાએ વિવિધ રજુઆતો કરી હતી

સમગ્ર રાજ્ય સાથે કચ્છવાસીઓ પણ ઉત્સવમય બનશે બજારમાં મંદીનો માહોલ અને સમાજમાં ડેન્ગ્યુંના ભરડા વચ્ચે આજે ગુરુવારથી શાળા કોલેજોમાં વેકેશન સરકારી ખાનગી કરામાંચારીઓના પગાર બોનસ શરૂ થઇ જતા બજારમાં નવી ખરીદીની ઘરાકી શરૂ થઇ છે તો મંદિરોમાં રોશની સહિતના શણગાર સાથે વહેલી સવારે મંગલા આરતી સાથે શુભ દિવસોના સુપ્રભાત શરૂ થયા છે સપ્તાહના અંતમાં આવી રહેલ દીપોત્સવી પર્વમાં કચ્છના બહારના પ્રવાસીઓ ઉમટી પડશે

વ પ ગુજરાત વિદ્યાલય દ્વારા બાવનમાં કચ્છ જીલ્લા યુવા ઉત્સવની ઉજવણી ગાંધીધામ ખાતે કરવામાં આવી હતી

જેમાં પોતાના કૌશલ્યનું કૌવત દેખાડી પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ આગામી સમથમાં પ્રાદેશિક સ્તરે કચ્છનું પ્રતિનિધિત્વ કરશે